તેમણે કહ્યું કે એસટી બસમાં જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યા છે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 રાજ્યમાં પર્યાવરણને અનૂક્રળ ઇલેક્ટ્રીક બસ ચલાવવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી

ભાવનગરના જવાહર મેદાન ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી સુપર એક્સપ્રેસ ગુર્જર નગરી બસો વાહન વ્યવહાર જાગૃતિ શિક્ષણ મોબાઈલ ટીમ વાનનું લોકાર્પણ કર્યું હતું સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ગ્રૂજરાતના બધા જ એસટી ડેપોને તબક્કાવાર આધ્રુનિક સૂવિધાવાળા બનાવવાની યોજના અમલમાં મૂકાઈ છે

યાત્રાધામ દ્વારકા ખાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જગત મંદિરમાં દ્વારકાધીશને ધ્વજા ચઢાવી હતી

દ્વારકા ખાતે નવા બંધાયેલા સરકીટ હાઉસનું લોકાર્પણ શ્રી પટેલના વરદરસ્તે યોજાયું છે જગત મંદિરની ધાર્મિક મુલાકાત સમયે પબુ ભા માણેક અને ધનરાજ નથવામી સહિતના આગેવાનો નાયબ મુખ્યમંત્રી સાથે રહ્યાં હતાં

બાયોડિઝલના નામે ભેળસેળયુક્ત પેટ્રોલિય્મ પદાર્થ વેચવાનું કૌભાંડ કેટલાં સમયથી અમરેલીમાં ચાલે છે તેની પણ ઊંડી તપાસ પોલીસ તંત્રને સાથે રાખી શરૂ કરવામાં આવી છે

પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નાગરિકોની સલામતીને રાજ્ય સરકાર ટોચની અગ્રતા આપે છે

ખારાઈ અને કચ્છી એમ બે પ્રકારના ઊંટની વસતિ બાર હજાર જેટલી કચ્છમાં હોવાથી તેનું આર્થિક મૂલ્ય વધી જાય છે કચ્છ ઊંટ ઉછેરક સંગઠ્ઠન અને પશુપાલન ખાતાની પહેલથી ઊંટની સંખ્યામાં ઘટાડો થતો અટક્યો છે અમૂલ દ્વારા ઊંટડીના દૂધનું વેચાણ શરૂ થયું તેની પાછળ સરહદ ડેરીનું મોટું યોગદાન છે

ખારાઈ ઊંટની વસતિ મોટાભાગે મુંદ્રા લખપત અબડાસા અને ભચાઉ તાલુકામાં જોવા મળે છે ખારાઈ ઊંટની ખાસિયત છે કે વહેતા પાણીમાં તરી શકે છે પોરબંદરના બારામાં લાંગરેલા નૌકાદળના જહાજ આઈ એન એસ